પ્રાદેશિક સમાચાર અમિતા વાઝાં વાંચ છે ઃ અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકાને જોખમી રસાયણના સંગ્રહ માટે વપરાતા ગેરકાયદેસર ગોદામ અને બાંધકામ સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા ઃધોરણ નવ થી બાર માટે શાળા ઉપરાંત કોલેજ શરૂ કરવા માટે કોવિડ સામે અગમયેતી રાખવાની નિયમાવલી બે ત્રણ દિવસમાં રાજ્ય સરકાર જાહેર કરશે ઃગુજરાતના આર્થિક વૃધ્યિ દરમાં શ્રમિકોના કૌશલ્ય અને પરિશ્રમનો ફાળો ખૂબ મોટો હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ઃબેન્ક એ ટી એમ માં છેતરપિંડી માટે નવો નુસખો અજમાવનાર યાર આરોપીને દમણ પોલીસેછેક બિહાર જઈ ઝડપયા

તેમણે આ પત્ર મહાનગરપાલિકા કમિશ્નર ઉપરાંત પોલિસ કમિશ્નરને પણ પાઠવ્યો છે અને ગેરકાયદેસર ગોદામ શોધવાની કાર્યવાહીમાં મહાનગરપાલિકાને સહકાર આપવા કહ્યું છે પિરાણાની આગ હોનારતની તપાસ જે બે અધિકારીને સોંપવામાં આવી છે તેમાં શ્રી મિત્રા ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષનો સમાવેશ થાય છે

ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું કે ગઈકાલે રાજ્યમંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભ યોગ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રી જણાવ્યું કે રાષ્ટ્રનિર્માણ રાજ્યનાં વિકાસ અને જીડીપી ગ્રોથમાં શ્રમિકોનાં કોશલ્ય પરિશ્રમનાં સમન્વયનો ફાળો છે રાજ્યના વિવિધ જિલ્લા મથકો તેમજ ઉદ્યોગોના સ્થળોએથી શ્રમયોગીઓ વેપાર ઉદ્યોગ જગતના અગ્રણીઓ આ અવસરે જોડાયા હતા

સ્થાયી પરમાર્શ સમિતિમાં સુધારો કરાયો છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે રચાયેલી પરામર્શ સમિતિમાં સાંસદ નરહરી અમિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષે રચાયેલી સમિતિમાં સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજ અને મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષે રયાયેલી સમિતિમાં સાંસદ રમિલાબેન બારાની અને મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષે રચાયેલી સમિતિમાં શક્તિસિંહજી ગોહિલની નિમણૂક કરવામાં આવી છે

યાવડાએ વધુમાં આ મુજબ જણાવ્યું

માં ડેટા યોરી કરતી ગેંગ પકડી પડી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે એ

દમણના ડીઆઈજી ડોક્ટર વિક્રમજીત સિંહે કહ્યું છે કે દમણના યાર લોકો એ છેતરપિંડીની ફરિયાદ આપવાની ફિમ્મત કરતાં આ સફલતા પોલીસને મળી છે